પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે સ્થાનિક સ્વરાજની યૂંટણીનો પ્રચાર વેગ પકડતો જાય છે સી

પાટિલપરસોત્તમ રૂપાલા અને સ્મૃતિ ઈરાની એ ભાજપનો મોરચો સાંભળ્યો તો કોંગ્રેસ માટે શક્તિસિંહ ગોહેલ પ્રચાર માં ઉતર્યા સુરતના મતદારોને કોરોના વેક્સિન અને પીવાનું પાણી મફતમાં આપવાનું વચન કોંગ્રેસે આપ્યું રાજ્યસભાની બે બેઠક ની પેટા યૂંટણી માટે ભાજપ તરફ થી રામભાઇ મોકરિયા અને

એજન્સી ઉઠાવી ગઈ રાજસ્થાન તરફ થી ગુજરાતમાં પ્રવેશ માટેની પહેલી ચેકપોસ્ટ એવા અમીરગઢ ખાતે

પાટિલ અને કેન્દ્રિય મંત્રી સ્મૂતિ ઈરાની આજે સ્ટાર પ્રચારક તરીકે અનેક સ્થળ ઉપર યોજાયેલી ચૂંટણી સભા માં હાજર રહ્યા હતા અને ભાજપ ને જિતાડવા મતદારો ને અપીલ કરી હતી ડાંગ જેવા આદિવાસી જિલ્લા માં ચૂંટણી પ્રચાર વેગ પકડતો જાય છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોંગ્રેસ ના ત્રણ ઉમેદવાર છેલ્લી ઘડીએ ભાજપ માં જોડાઈ જતાં હરીફ પક્ષ ના કાર્યકરો નું મનોબળ તૂટ્યું છે ભાજપ માં ડાંગ ના ચૂંટણી ઇન્ચાર્જ અશોક ધોરજીયા જણાવે છે કે મતદાન ની ટકાવારી ઊંચી રહે તે માટે કાર્યકરો મહેનત કરી રહ્યા છે લુણાવાડા ના ધારાસભ્ય જિઝેશ સેવક દ્વારા યૂંટણી પ્રચાર વચ્ચે સમય કાઢી મુખ્યમંત્રી રૂપાણી ના શીધ્ર સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા હનુમાન ચાલીસા ના પાઠ નું આયોજન કરાયું હતું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

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વઢવાણ લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપે પ્રચાર કાર્યાલય ખોલી કાર્યકરો માં મતદાર સંપર્ક ની જવાબદારી સોંપવાનું શરૂ કર્યું છે કોંગ્રેસ નો ચૂંટણી પ્રચાર સુરત મહાનગરપાલિકા ની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મતદારો માટે વચનપત્ર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કોરોના વેક્સિન અને પીવાનું પાણી મફત માં પૂરા પાડવાનું જણાવવામાં આવ્યું છે

ભાવનગર ખાતે કોંગ્રેસ આગેવાન શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષ ના નેતા પરેશ ધાનાણી યૂંટણી પ્રયાર માં આજે જોડાયા હતા રાજ્યસભા માં યૂંટાયા બાદ શ્રી ગોહિલ પહેલી વખત ભાવનગર આવી ચૂંટણી પ્રચાર માં સક્રિય થયા છે તાપી જિલ્લા ની વ્યારા નગરપાલિકા માટે કોંગ્રેસ્સ નો યૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે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 સૌરાષ્ટ્ર ના ધોરાજી ખાતે તાલુકા પંચાયત યૂંટણી માટે કોંગ્રેસ્સ નું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મૂકવા માટે પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ત્યાં પહોંચ્યા હતા અને આ પ્રસંગે ધારાસભ્ય લલિત વસોયા સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા ધોરાજી તાલુકા પંચાયત ની એક બેઠક બિન હરીફ ધોરણે કોંગ્રેસ ના ફાળે ગઈ છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ની યાદી જણાવે છે કે પક્ષ વિરોધી પ્રવૃતિ માટે પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલાને પક્ષ માથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

અફી ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ભારતીય ટ્રાયબલ પાર્ટી અને એ

ભાજપની યાદી જણાવે છે કે રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ આવતીકાલે વિધાનસભા સચિવાલય ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવા જશે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

પાટણ મતદાર જાગૃતિ રેલી પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીની આગેવાનીમાં મતદાર જાગૃતિ રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જે હેઠળ વાહનોની કુમક શહેરમાં બેનર પોસ્ટર સાથે ફરી હતી અને મતદારોને તેમની પવિત્ર ફરજ અયૂક અદા કરવા અપીલ કરાઈ હતી

પોરબંદરના ફિશરીઝ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બન્ને બોટના લાયસન્સ રદ કરી ડીઝલ કાર્ડ બોટ રજિસ્ટ્રેશન રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

ગુજરાતમાં ચરસનો જથ્થો ક્યાં લઇ જવાતો હતો તેની કડી શોધવાની કવાયત પોલીસે હાથ ધરી છે અને ગાડી યલાવી રહેલા એક શખ્સની અટકાયત કરવામાં આવી છે હવામાન રાજયમાં વાતાવરણમાં આગામી ત્રણેક દિવસમાં ગરમીનું પ્રમાણ બે થી ત્રણ ડિગ્રી જેટલું વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે